આ શીખર બેઠકની વિષય વસ્તુ છે ભારત અમેરિકા સપ્તાહ નવા પડકારો અંગે માર્ગદર્શન આ બેઠકમાં વેપાર ઉર્જા આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહકાર વધારવા અંગે ચર્ચા કરાશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ આ શીખર બેઠકને આ સોમવારે સંબોધશે વિદેશમંત્રી એસ જયશંકર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ પણ આ સપ્તાહમાં પ્રાસંગિક પ્રવચન કરશે આ શિખર બેઠકમાં વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ અને નેતાઓ ભાગ લેશે

દેશના મોબાઇલ ધારકો તથા સાર્વભૌમત્વના હિતમાં આ નિર્ણય લેવાયો છે

કેન્દ્રના વીજાણુ અને માહિતી ટેકનોલોજી વિભાગને જુદાં જુદાં સ્રોતો થકી આ મોબાઇલ એપનો દુરૂપયોગ થતો હોવાની ફરિયાદ મળી હતી